પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કેકૃતજ્ઞ રાષ્ટ્ર કારગીલ યુદ્ધ દરમ્યાન દેશ માટે પ્રાણ આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પે છે

કારગીલ નગરમાં દ્રાસ યુદ્ધ સ્મારક ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન પૂર્વ લેફટનન્ટ જનરલ બલબીરસિંઘે આ પ્રમાણે જણાવ્યું હતું

જેમણે પોતાના પ્રાણ આપીને ભારતને વિજય અપાવ્યો હતો

ઉપરાંત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાત માટે અમલી બનાવાયેલા મિશન વિદ્યા કાર્યક્રમનું પણ કુનરિયાની પ્રાથમિક શાળા માંથી લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રીના કાર્યક્રમને આખરી ઓપ આપવા વહીવટી તંત્ર દ્વારા મિટિંગોનો દોર ચાલી રહ્યો છે

પછી તે ધીરે ધીરે બહાર નીકળશે અને ચંદ્ર પૂર્ણ રીતે પ્રકાશિત બનશે જો વાતાવરણ સ્વચ્છ હશે તો લોકો આ ગ્રહણ જોઈ શકશે ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા ચંદ્રગ્રહણ લોકો દુરબીનમાંથી જોઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે

આ અવસરે કચ્છભરમાં વિવિધ મંદિર સંસ્થાઓ દ્વારા ગુરુપૂજન સમાધીપુજન સત્સંગ હવન સંતવાણી મહાઆરતીમહાપ્રસાદધ્યાન યોગ શિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે